જેથી ભારત અને અમેરિકાના સંબધોને નવી ઉંચાઈ મળી હતી મોદીએ કહ્યુ આ કાર્યક્રમથી નવો ઈતિહાસ અને સંબંધોના નવા સમીકરણ રચાયા છે તેમણે અમેરિકન પ્રમુખ ટ્રમ્પની હાજરીમાં આંતકવાદને પોષતા પાકિસ્તાન સામે નિર્ણાયક જંગ લડી લેવાની તૈયારી બતાવી હતી તેમણે કહ્યુ કે એન ડીએ સરકાર ભારતીયોનું જીવન સરળ બનાવવા મથે છે

કાર્યક્રમની શરૂઆતમાં બંન્ને દેશોના રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનો આરંભ થયો હતો

આ અગાઉ અમરાઈવાડી થરાદ ખેરાલુ અને લુણાવાડાની યાર બેઠકોની પેટાયુંટણીનો કાર્યક્રમ જાહેર થયો હતો આજે આ બધી જ છ બેઠકો માટે જાહેરનામુ બહાર પડતાની સાથે જ યુંટણી પ્રક્રિયાનો પ્રારંભ થશે

ત્રીજી ઓક્ટોમ્બરે ઉમેદવારીપત્ર પાછા ખેંચી શકાશે

જે અંતર્ગત બેસ્ટ મેજર પોર્ટ અને ઓલ ઓફ ફેમનો એવોર્ડ કંડલાને પ્રાપ્ત થયો છે મુંબઈની હોટલમાં આયોજીત એવોર્ડ સમારોહમાં શિપિંગ ક્ષેત્રના મહાનુભાવો અને વિવિધ પોર્ટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

કચ્છ જિલ્લામાં આયુષ્યમાન ભારત દિનની ઉજવણી નલીયા ખાતે આગામી આજરોજ કરાશે

જનરલ હોસ્પિટલ અને અદાણી ફાઉન્ડેશનના ઉપક્રમે ભુજ સહિત ભુજ તાલુકના લોરિયાનાગોર ઝુરા માનકુવાઝીકડી તથા અબડાસા તાલુકાના બીદ્દા તથા મુન્દ્રા તાલુકાના સુખપરવાસ ટોડા અને વિરાણીયા ગામે કાર્ડ કાઢી આપવામાં આવશે

ત્યારે ભારતીય હવામાન વિભાગ દ્રારા રાજયના સૌરાષ્ટ કચ્છમાં સામાન્ય વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે